તેમણે કહ્યું હતું કે કોઇપણ રોગયાળો અથવા આફતની સૌથી માઠી અસર ગરીબોને થાય છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા શ્રી મોદીએ ઇન્દોર રાયસેન અને ગ્વાલિયર જીલ્લાનાં લાભાર્થીઓ સાથે વાચચીત કરી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત ધિરાણની રકમ વધારવામાં આવી શકે છે મઘ્યપ્રદેશનાં સાડા ચાર લાખ ફેરીયાઓએ આ યોજના અંતર્ગત નોંધાણી કરાવી હતી જેમાંથી યાર લાખ થી વધુ ફેરીયાવાળાઓને ઓળખપત્ર તથા પ્રમાણપત્ર અપાઈ યૂક્યા છે પોર્ટલનાં માધ્યમથી બે લાખ પીસ્તાળીસ હજાર લાભાર્થીઓની અરજી બેંકોમાં મોકલાઈ છે

ટ્વીટ કરતાં શ્રી શાહે કહ્યું કે ભારતનો વિકાસ દરેક નાગરિકના વિકાસથી જ સંભવ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાજના દરેક વર્ગના સશક્તિકરણ માટે પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે આ યોજના ફેરિયા શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાના ઉદેશ્યથી શરૃ કરાઇ છે

તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાથી નાના વેપારને આત્મનિર્ભર બનાવી શકાશે નુતન ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા આ યોજના ખૂબ મહત્વપૂર્ણ બનશે

શ્રી મોદી ખેડૂતોના સીધા ઉપયોગ માટે ઇ ગોપાલા એપનું પણ ઉદઘાટન કરશે આ એપ દ્વારા વ્યાપક નસ્લ સુધારણા કાર્યક્રમ માહિતી પોર્ટલ અને બજારની સુવિધાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રસંગે પ્રધાનમંત્રી બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન ક્ષેત્રે ઘણા નવા કાર્યક્રમોનું પણ ઉદઘાટન કરશે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

મત્સ્યક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ છે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

આ અનુસાર શાળામાં આવવા માટે માતા પિતા અથવા વાલીની લેખિતમાં પરવાનગી પણ જરૂરી બનશે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે દૂરથી સંવાદ અને વિદ્યાર્થીઓ વચ્ચે છ ક્રટનું અંતર રાખવાનું રહેશે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

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે શિક્ષક એ શિક્ષણનો પાયો તૈયાર કરે છે તથા આ સૌથી સન્માનિત વ્યવસાય છે તેમણે કહ્યું કે આ પુરસ્કારનો ઉદ્દેશ દેશના કેટલાક તજજ્ઞ શિક્ષકોને તેમના શ્રેષ્ઠ યોગદાન માટે સન્માનિત કરવાનો છે

નવી શિક્ષણનિતીમાં શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોવા તથા શાળામાં ઇત્તર પ્રવૃતિ સાંસ્કૃતિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાની બાબતેનો સમાવેશ કરવામાં આવ્યો છે યુનિસેફ યુનિસેફ દ્વારા જાહેર એક અહેવાલ પ્રમાણે ભારતમાં બાળ મૃત્યુદરમાં ભારે ઘટાડો થયો છે

યુનિસેફ વિશ્વ આરોગ્ય સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ અને સામાજીક કાર્યવિભાગના જન સંખ્યા વિભાગ તથા વિશ્વબેંક સમૂહના નવા અહેવાલમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે

દેશમાં રોકાણ દરમિયાન તેઓ બાલા હવાઇ દળ મથકે રફાલ યુધ્ધ વિમાનોને હવાઇ દળમાં વિધિવત સામેલ કરવા માટેના ખાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે

ફાંસના સંરક્ષણ મંત્રી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ સાથે પણ બેઠક કરશે આ મુલાકાત દરમિયાન ભારત પ્રશાંત ક્ષત્રમાં વહાણવટા સલામતી અને ત્રાસવાદનો સહિયારો સામનો જેવી સંરક્ષણ સહકારની બાબતો વિશે બંન્ને પક્ષો વચ્ચે ચર્ચા મંત્રણા થશે

બેઠકમાં પ્રાદેશિક અને વૈકલ્પિક મુદ્દા પર વિચાર વિર્મશ કરશે વિદેશમંત્રી રશિયા સહિત સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે પણ દ્વિપક્ષી મંત્રણા કરશે

દરમિયાન મોસ્કોમાં વિદેશમંત્રીએ ટ્ટ થી અલગ કીર્ગિઝસ્તાનના વિદેશમંત્રી ચંગેઝ એદાર બેકોફ સાથે મુલાકાત કરી હતી ટ્વીટ કરીને તેમણે જણાવ્યું કે આ બેઠક સફળ રફી હતી અને દ્વિપક્ષીય અને પ્રાદેશિક હિતના મુદ્દે ચર્ચા થઇ હતી બંન્ને દેશો બદા જ ક્ષેત્રે રણનૈતિક સહયોગ મજબૂત બનાવવા સહમત થયા છે

જેમાં અનેક નવા વિધેયક અને સુધારા વિધેયક લાવવામાં આવશે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિધાન સભાના ચોમાસું સત્રનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ચોમાસું સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત શ્રી પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લવાશે

હવે આવતીકાલથી તમામ બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે